પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિશ્વ સાતત્યપૂર્ણ વિકાસ પરિષદમાં સંબોધન કરશે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે આજે ચમોલી જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું તેમણે અસરગ્રસ્તોને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી બિહારના મુખ્યમંત્રી નિતીશક્રમાર આજે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ કરશે

ભારત અને અમેરીકા વ્યુહાત્મક સંબંધો હજી મજબૂત બનાવવા તથા દ્વિપક્ષીય સહકાર વધારવા સંમત થયા છે

આ વિશ્વ પરિષદમાં સરકારી અધિકારીઓ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ શિક્ષણવિદો વૈજ્ઞાનિકો ભાગ લેશે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ બેઠકમાં ભાગ લેશે રાજ્યસભા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નવા ક઼ષિ કાયદાઓ દેશના નાના અને સીમાંત ખેડુતોના વિકાસમાં મહત્વના પુરવાર થશે

કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલા શ્રેણીબદ્ધ સુધારાઓ અને યોજનાઓ પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે એન

સરકાર ગરીબ અને ખેડૂત સશક્તિકરણના પોતાના વચન માટે કટિબદ્ધ છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે કિસાન રેલ અને કિસાન ઉડાન યોજના ખેડુતોને મોટા અને વધુ નફાકારક બજારો સુધી પહોંચવામાં સહાય માટે રજૂ કરવામાં આવી છે

તેમણે ઉમેર્યું કે ગરીબો માટે પોષણક્ષમ રાશન યોજના પણ ચાલુ રહેશે ઉત્તરાખંડ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે આજે ચમોલી જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું તેઓ અસરગ્રસ્ત ગામવાસીઓને અને ઇજા પામેલા લોકોને જોશીમઠ ખાતેની હોસ્પિટલમાં મળ્યા હતા અને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી

સંસ્થાના નિષ્ણાતોએ અગાઉ રજુ થયેલ હીમનદીનો કેટલોક હિસ્સો તૂટી પડવાથી પૂર આવ્યું હોવાની વાત નકારી કાઢી છે યમોલી જિલ્લાના તપોવન ટનલમાં અટવાયેલા કર્મચારીઓને બચાવી લેવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે ઋષીગંગામાં આવેલા પૂરના લીઘે તપોવન વીજ મથકને અસાધારણ નુકસાન થયું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન સાથે ટેલીફોન ઉપર વાતયીત કરતા આ મુજબ સંમતી સધાઇ હતી બંને આગેવાનોએ દ્વિપક્ષીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે મંત્રણા કરી હતી અમેરીકા ખાતેના ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુએ જણાવ્યું હતું કે બંને અગ્રણીઓ આબોહવામાં પડકાર કોવીડને ડામવો તથા આંતકવાદ જેવા પડકારોનો સાથે મળીને સામનો કરવા પણ સંમત થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી બાઇડેનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું યૂંટણી પંચ તમિલનાડુ તમીળનાડુ વિધાનસભાની યોજાનારી યૂંટણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા મુખ્ય યૂંટણી કમીશનર સુનીલ અરોરાના વડપણ હેઠળનું યૂંટણીપંચની સમિતી આજે રાત્રે ચેન્નાઇ જશે મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે બે ચૂંટણી કમિશનરો સુશીલચંદ્ર અને રાજીવકુમાર પણ ચેન્નાઇ જશે

બીજા દિવસે તેઓ અગ્ર સચિવ તથા વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે વાતયીત કરશે

નાગરિક ઉદ્દયન મંત્રી હરદીપસિંહ પુરીએ આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું શ્રી પુરીએ કહ્યું કે ઓડીશા સરકારે પુરી વિમાનમથકની વિધીવત રજુઆત કરવા ઉપરાંત પુરી શહેર નજીક આંતરરાષ્ટ્રીય વિમાનમથક માટે જગ્યા પણ તારવી કાઢી છે આ સ્થળે વિમાનમથક બાંધવાનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા ભારતીય વિમાનમથક સત્તામંડળને નિર્દેશ અપાયો છે

મ્યાનમાર મ્યાનમાર સરકારે રાજ્યમાં સ્થિરતા સાર્વજનીક સુરક્ષા અને કાયદા વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે મ્યાનમારમાં સૈન્ય સરકાર વિરૂદ્ધ આજે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા કેટલાક શહેરોમાં મ્યાનમાર પોલીસે રાજધાની નેફિદોમાં પ્રદર્શનકારીઓ પણ પાણીનો મારો ચલાવ્યો હતો રીપોર્ટ અનુસાર આજે ચોથા દિવસે પણ દેશમાં કેટલાક સ્થળોઓએ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ગઇકાલે પહેલા રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં મ્યાનમાર સેના પ્રમુખ જનરલ મીન ઓંગ ફલાઇંગ સેનાના સત્તા પર કબજાને સાચો જણાવ્યો તેમણે કહ્યું કે સરકાર અને યુનીયન ઇલેકશન કમીશન દ્વારા મતદાનમાં કેટલીક ગડબડો ને કારણે કટોકટી જાહેર કરવાની જરૂર પડી

સી સી આઈ ને મંજૂરી આપી છે મંત્રાલયે આ અંગે મળેલી રજૂઆતના આધારે આ નિર્ણય કર્યો છે નાગરિક ઉદ્દયન મંત્રાલયના સહ સચિવ અંબર દુબેએ જણાવ્યું હતું કે દેશમાં ડ્રોનનો ઉપયોગ ઝડપી વધી રહ્યો છે અને કૃષિ ખાણકામ આરોગ્ય સેવા આપત્તિ વ્યવસ્થાપનથી માંડીને રમતગમત ક્ષેત્રે પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે તેમણે કહ્યું કે વ્યાવસાયિક ક્ષેત્રે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાની ભારત સરકારની નીતિની દિશામાં આ મંજૂરી આપવામાં આવી છે

કમાંડન્ટ સતીષકુમારની ધરપકડ કરાયા બાદ તેને મુક્ત કરાયો હતો આ કેસની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે